રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના રાજપથ ખાતે મુખ્ય સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પરેડની સલામી લીધી હતી રાજપથ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ભારતની સૈન્ય શક્તિ સાંસ્કૃતિક વિવિધતા સામાજિક અને આર્થિક પ્રગતિ પ્રદર્શિત થઈ હતી

ટેબ્લોની કેટલીક વિશિષ્ટતાઓમાં વિઝનફોર કાર્બન તટસ્થ લદ્દાખ ગુજરાતના મોઢેરાનું સૂર્ય મંદિર આસામની પ્રજાતિઓ છત્તીસગઢના લોકસંગીત કેરળનો કોર ડિજિટલ ભારત ચાર શ્રમ સંહિતા આત્મનિર્ભર ભારત અભિયાન ન્યુ ઈન્ડિયાઃ વોકલ ફોર લોકલ સીઆરપીએફ અને બીઆરઓના ટેબ્લો સ્ફૂલના બાળકોએ ઓડિશાના બજસલ ડાન્સ તમિલનાડુના લોકનૃત્ય અને હમ ફીટ તો ઈન્ડિયા ફીટ જેવી થીમ પર નૃત્યો રજૂ કર્યા હતા ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવેલા રાફેલ લડાયક વિમાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં દર્શાવવામાં આવ્યા હતા અને ફ્લાયપાસ્ટ રજુ કરી હતી

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાંચ રાફેલ લડાયક વિમાનો ઔપચારિક રીતે વાયુદળમાં સામેલ થયા હતા

આજે સવારે પ્રજાસત્તાક દિન સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને કરી હતી તેમણે રાષ્ટ્રનું નેતૃત્વ કરી રાષ્ટ્ર માટે જાન ન્યોછાવર કરનાર નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

આ વખતે કોવીડ રોગયાળાને લીધે પરેડ માર્ગ ટૂંકાવી દેવામાં આવ્યો છે પરેડ હંમેશની જેમ વિજય યોકથી શરૂ થઈ પરંતુ લાલ કિલ્લા પર સમાપ્ત થવાને બદલે રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સમા પ્ત થઈ હતી

આ વર્ષે રોગયાળાને કારણે વિદેશમાંથી કોઈ મુખ્ય મહેમાન ન હતા

ગુજરાતમાં ગણતંત્ર દિવસની ઉજવણી દેશભક્તિનાં માહોલમાં હર્ષાલ્લાસ સાથે કરાઈ દાહોદ ખાતે આયોજીત રાજ્યસ્તરીય સમારોહમાં રાજ્યપાલ આયાર્ય દેવવ્રતે તિરંગો લહેરાવ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ શ્રી એ આ પ્રસંગે પરેડ અને માર્ચ પાસ્ટનું નીરીક્ષણ કર્યું હતું પંજાબમાં રાજ્યપાલ વી પી

હરીયાણામાં કોવિડનાં પગલે મુખ્ય સમારોહ ચંડીગઢ ખાતેનાં હરિયાણા રાજભવનમાં યોજાયો હતો રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રીવા ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો તો રાજ્યસ્તરીય સમારોહ ભોપાલના લાલ પરેડ મેદાનમાં યોજાયો હતો

જમ્મુ કાશ્મીરમાં યુસ્ત સુરક્ષા વચ્ચે શાંતિપૂર્વક રીતે ગણતંત્ર દિવસ ઉજવાયો

માથુરે તિરંગો લહેરાવ્યો અને પરેડની સલામી ઝીલી

લશ્કર તથા પોલીસ બેન્ડ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમો આ સમારોહનું મુખ્ય આકર્ષણ રહ્યા હતાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમનાં નિવાસસ્થાને રાષ્ટ્રસધ્વજ ફરકાવ્યો

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ પ્રસંગે બોલતાં શ્રી ભાગવતે કહ્યું કે આપણું બંધારણ આપણા નાગરિક અધિકારની સાથે આપણી જવાબદારીઓ વિશે પણ જણાવે છે તેમણે કહ્યું કે આપણે બધાએ આપણું બંધારણ વાંચવું જોઈએ અને જાણવું જોઈએ ચીનના બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ અને ગ્વાંગઝોઇ અને શાંઘાઈમાં આવેલા વાણીજ્ય દુતાવાસ ખાતે પ્રજાસત્તાક દિવસ ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો રાજદૂત વિક્રમ મિશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને બાદમાં રાષ્ટ્રગીત ગાન થયું બાંગ્લાદેશના ઢાકા ખાતે ગણતંત્ર દિવસની ઉલ્લાસભરે ઉજવણી કરાઈ હાઈ કમિશ્નર વિક્રમ દૌરાઈસ્વામી એ રાજદૂતાવાસ ખાતે તિરંગો લહેરાવ્યો ઢાકામાં વસતાં ભારતીય સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

રાજદૂત શ્રીપ્રિયા રંગનાથને રાષ્ટ્રાધ્વજ લહેરાવ્યો કોરીયાનાં અગ્રણી નેતાઓએ ભારતનાં લોકોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી છે

આ પર્વ દરમ્યાન વિભિન્ન રાજ્યો અને કેન્રશાસિત પ્રદેશો પર્યટન સ્થળો વ્યંજનો હસ્તકળા અ શિક્ષણને પ્રદર્શિત કરાશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા એ આ પર્વનું ઉધ્ધાટન કર્યું આ અવસરે શ્રી બિરલાએ જણાવ્યું કે ભારત પર્વ ભારતની સાંસ્કૃતિક વિવિધતાની અનોખી ઝલક આપે છે તથા દેશની વિવિધ સંસ્કૃતિ ખોરાક પરંપરા જણાવાની અને સમજવાની તક પૂરી પાડે છે

સાંસ્કૃતિક આયુષ ગ્રાહક બાબતો અને રેલ્વે મંત્રાલય સહિત અનેક કેન્રીતેય મંત્રાલય અને સંગઠનો આ કાર્યક્મમાં ભાગ લઈ રહ્યા છે પ્રસાર ભારતી એ પણ પોતાનો વરર્યુઅલ સ્ટોલ ઉભો કર્યો છે જેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતને પ્રોત્સાહન આપવા માટેનાં પ્રયત્નો પ્રદર્શિત કરાઈ રહ્યા છે

ગૃહમંત્રી અમીત શાહ્યે બોલાવેલી આ બેઠકમાં કેન્રીપેય ગૃહસચિવ દિલ્ફી પોલીસ કમીશનર સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પરિસ્થિતીની તાજી વિગતો રજૂ કરી હતી અમારા પ્રતિનિધી જણાવે છે કે આ બેઠકમાં અર્ધલશ્કરી દળોની કુમક વધારવા સહિતનાં મહત્વનાં નિર્ણયો લેવાયા છે

ઈંડો ઈસ્લામીક કલ્ચર ફાઉન્ડેશન દ્વારા અયોધ્યા જિલ્લાનાં ધન્નીપુર ખાતે ફાળવવામાં આવેલી જમીન પર મસ્જીદ નિર્માણ થઈ રહ્યું છે